વિદેશમંત્રી એસ જયશંકરે આ મુદે ભારતનો પક્ષ રાખ્યા પછી બ્રિટનના વિદેશમંત્રી જેરીમી હંટ સાથે દિવપક્ષોય મંત્રણાઓ પણ કરી હતી

ત્યારપછી રાષ્ટ્રપ્રમખ ઈબ્રાહીમ મહંમદ સોલોહના વડપણ હેઠળ માલદીવે કોમનવેલ્થમાં ફરી થી જોડાવા રજ્આત કરી હતી

સક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉધોગોના મત્રી નિતિન ગડકરીએ આજ લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું

એસ એમ ઈ ક્ષેત્રે ઓછી મડીનો મદદથી રોજગારી નિર્માણની વધુ તકોનું નિર્માણ થાય છે શ્રી ગડકરીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ એ નિર્માણ સાથે જોડાયેલો સબસીડોવાળી યોજના છે જાગ્રતિ વકીલ દરિયાઈ માલ પરિવહન દરિયાઈ રસ્તે માલ પરિવહનનો વધારો કરવા માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે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

જે અંતર્ગત વાહનવ્યવહાર વિભાગ દવારા સૂચિત કરેલ અને મજૂરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે

તેવું વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરી દવારા જણાવાયું છે

આ અંગે વિગતો આપના જિલ્લાપંચાયત પશપાલન વિભાગના અધિકારી ડો